કેન્દ્ર સરકારે ગુજરાત સહિત છ રાજ્યો માટે દુષ્કાળ માર્ગદર્શિકા જારી કરી અને વિવેકપૂર્ણ રીતે પાણી વાપરવા અનુરોધ કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં એક ત્રાસવાદી ઠાર

કેન્દ્ર સરકારે આ રાજ્યોને વિવેકપૂર્ણ રીતે પાણી વાપરવા જણાવ્યું છે કેન્દ્રિય જળ પંચના સભ્ય એસ

ફલ્દારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુને ગઈકાલે જ્યારે અન્ય રાજ્યોને ગયા અઠવાડિયામાં સાવચેતીના પત્ર મોકલવામાં આવ્યા હતા

રીઝર્વ બેન્કે ડિજીટલ યૂકવણીને પ્રોત્સાહિત કરવા અને ડિજીટલીકરણ દ્વારા નાણાંકીય સમાવેશ વધારવાના હેતુથી ચૂકવણીનો વિસ્તાર વધારવા માટે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી રીઝર્વ બેન્કે જણાવ્યું કે સમિતિએ વિવિધ પક્ષો સાથે પરામર્શ સહિત વિચાર વિમર્શ કર્યા પછી ગઈકાલે પોતાનો અહેવાલ શ્રી દાસને સોંપ્યો હતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આ તહેવારની લોકોને શુભેચ્છા પાઠવી છે રાષ્ટ્રપતિ કોવિંદે તેમના સંદેશમાં કહ્યું છે કે અહિંસા શાંતિ પ્રેમ કરૂણા અને માનવતાની સેવાના ભગવાન બુદ્ધના સંદેશે ઇતિહાસ અને માનવ સભ્યતાને ખૂબ ઉંડાણથી પ્રભાવિત કર્યું હતું અત્યારે વર્તમાન સમયમાં તેમને સંદેશ ખૂબ જ ઉપયોગી બની ગયો છે

રાષ્ટ્રપતિ કોવિંદે આશા વ્યક્ત કરી કે ભગવાન બુદ્ધનો સંદેશ લોકોના વિચાર વ્યવહાર અને કર્મમાં સમાયેલો રહેશે અને તેમને પ્રેમ કરૂણ અને ભાઈચારાની દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપશે

વેંકૈયા નાયડુએ તેમના સંદેશમાં કહ્યું કે ભગવાન બુદ્ધનો અહિંસા અને કરૂણાનો પવિત્ર સંદેશ પૂરા વિશ્વને એક એવા જગતના સર્જન માટે પ્રેરિત કરશે જ્યાં બધા જ લોકો સાથે મળીને શાંતિથી રહી શકે તેમણે ભગવાન બુદ્ધના બતાવેલા ન્યાય કરૂણા અને ભાઈયારાના માર્ગ પર ચાલવાનું આહ્વાન કર્યું હતું

રાષ્ટ્રપતિ બશર અસદના શાસનવાળા યુદ્ધગ્રસ્ત સીરીયામાં સામાન્ય નાગરિકો વિરુદ્ધ સતત કરાઈ રહેલી કાર્યવાહીના કારણે આમ કરવામાં આવ્યું છે

નાગરિકો વિરુદ્ધ કથિત હિંસા અને શાસન દ્વારા સમર્થ આપવાના કારણે આ પ્રતિબંધ લગાવાયા છે યુરોપીય સંઘે સીરીયા પર તેલના વેપાર અને એવા ઉપકરણોના વેપાર પર પ્રતિબંધ લગાવી દીધો છે જેનો ઉપયોગ સીરીયાઇ નાગરિકો વિરુદ્ધ કરવામાં આવે છે